શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદો ચીનના પસીડેન્ટ શી જિનપીંગ રશિયન પ્રેસીડેન્ટ વાલ્દિમીર પૂતિન અને દક્ષિણ આફિકાના પ્રેસીડેન્ટ સાયરસીલ રામફોસા સાથે વાટાઘાટો કરશે

તેમણે કહયું કે બ્રિકસ સંમેલનનં હાદ લોકોના એકબીજા સાથે સંપર્ક છે અને ભારતે તાજેતરમાં કેટલાક પગલાં લઈ લોક સંપર્ક વધાર્યા છે તેમણે કહયું કે શિખર સંમલનમાં આંતરરાષ્ટિય શાંતિ અને સુરક્ષાથી લઈને આરોગ્ય તેમજ રસીકરણ અને વિકાસ સહિતના વૈવિધ મૂદદાઓની ચર્ચા થશે તેમણે ઉમેયું હતુંકે બ્રિકસે એક દશકો સફળતા પૂર્વક પૂરો કર્યા છે અને બ્રિકસ બેન્ક કન્ટીજન્સી રિઝર્વ જેવી સિધ્ધીઓ હાંસલ કરી છે તેમણે કહયૂં કે બ્રિકસ બેન્ક બ્રેટન વડસ ઈન્સ્ટીટયૂટને વૈકલ્પિક સુવિધા પરી પાડ છે અને બ્રિકસના જરૂરીયાતવાળા દેશોને નાણાંકીય સહાય પણ પુરો પાડે છ

સિંધ ઉપરાંત સભ્યો સર્વ શ્રી શશીકાંત દાસ અનુપસિંહ ડૉ

ભુજ નજીક સરસપર રૂદ્રમાતા ડેમ સાઈટ પાસે જે રક્ષકવનનું ઉદઘાટન મુખ્યમંત્રીના હાથે કરાશે તે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર ના કારણે સંરક્ષણનો ત્રણેય પાંખની ઉપસ્થિતિને લીધે ખરા અર્થમાં દેશના રક્ષક તરીકેનો કામગીરી તેમજ માધાપર ની વિરાંગનાઓનો શૌર્યગાથાને સમર્પિત સાંસ્કાતકવનનું નિર્માણ કરાયું છે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનનારા આ રક્ષકવન દવાર ભીંતચિત્રો વિવિધ પ્રકારના લોકો પયોગી અને આયૂવદિક મહત્વ ધરાવતાનો આરોગ્ય વન રાશિવન દવવન નક્ષત્ર વન વગેરેનો સમાવેશ થાય છે

અત્રે જણાવીએ કે આજ સુધી બનેલા સાંસ્કતિક વનોમાં આ સાંસ્કતિક વન સૌથી મોટ્ટ સાડાનવ હેકટરમાં બનેલું છે તેમજ સૌથી મોટી સાડા સાત લાખ લીટરની પાણી ગ્રહણ ક્ષમતા ધરાવે છે

આ ઉપરાંત રા જધાનો એકસપ્રેસ આશ્રમ એકસપ્રેસ સહિતનો ટ્રનને અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે